સમગ્ર દેશમાં આવતીકાલે રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી થશે સંયુકત રાષ્ટ્રએ પોતાના કર્મચારીઓને પાકિસ્તાની એરલાઇન્સ ધ્વારા પ્રવાસ નહી કરવાની સલાહ આપી છે

ચીનની સરહદમાં મોલદો બીપીઓમાં બંને દેશોના સૈન્ય કમાન્ડરો વચ્ચે આજે સવારે વાટાધાટો શરૂ થઇ સૂત્રોએ જણાવ્યું કે ભારત એ વાત પર ભાર આપવાનું હતું કે ચીન ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શાંઘાઇ સહયોગ સંગઠન સંમેલનના અવસરે મોસ્કોમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ થી વચ્ચે નકકી થયેલી પાંચ સુત્રીય સમજુતીને લાગુ કરે બીજી બાજુ ભારતીય સૈન્ય પુર્વીય લદાખ ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર થીજવી દેનારા તાપમાનમાં પણ સંપુર્ણ રીતે સજજ છે થલ સેનાના વડા જનરલ એમ

નરવણે અને સંરક્ષણ દળોના અધ્યક્ષ જનરલ બીપીન રાવત જેવા વરિષ્ઠ સૈન્ય અધિકારીઓની નિયમિત મુલાકાતોથી સશસ્ત્ર દળોનું મનોબળ ઉયુ છે લદાખના જીલ્લા અધિકારીઓ ધ્વારા આ મહિનાની શરૂઆતમાં વિશ્વપ્રસિધ્ધ પર્યટન સ્થળ પેંગોંગ ઝીલ પર્યટકો માટે ખોલી દેવાયું છે

રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની દીકરીઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરનાર તમામ દીકરીઓને વંદન કર્યું છે એક ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણ આરોગ્ય અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે અનેક પ્રયાસો હાથ ધરાયા છે તેમણે દીકરીઓના સશક્તિકરણ માટે કામ કરનાર લોકોના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા

વૈકેંયા નાયડુએ દિકરીઓનાં માતા પિતાને તેમની દિકરીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને શિક્ષણનાં માધ્યમથી તેમનાં સશક્તિકરણ માટે દરેક પ્રકારની તક આપવા માટે અનુરોધ કર્યો છે એક ટ્વીટ સંદેશામાં શ્રી નાયડુએ જણાવ્યું છે કે નાનપણથી જ છોકરાઓને છોકરીઓને સન્માન આપવાનું શીખવવું જોઈએ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે બેટી બયાવો બેટી પઢાવો અભિયાનનાં માધ્યમથી આધુનિક ભારતનો પાયો મજબૂત થયો છે દિકરીઓ આપણાં પરિવાર સમાજ અને દેશનું ગૌરવ છે એક ટ્વીટ સંદેશામાં ગૃહમંત્રી અમિતશાહે જણાવ્યું કે બેટી બયાવો બેટી પઢાવો અભિયાનનાં માધ્યમથી દેશનાં સ્કૂલોમાં દિકરીઓ વધુ પ્રમાણમાં ભણી રહી છે કેન્દ્ર સરકાર દિકરીઓને આત્મનિર્ભર બનાવવા પ્રતિબધ્ધ છે

જેનો મુખ્ય હેતુ નવા મતદારોને પ્રોત્સાફન અને સુવિધા આપવાની સાથે વધુમાં વધુ સંખ્યામાં મતદાર નોંધણી માટે જાગૃતિ લાવવાનો છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ નવી દિલ્હી ખાતે આયોજીત થનાર સમારોહનાં મુખ્ય અતિથી હશે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 તેઓ ઈ એપિક કાર્યક્રમનો પ્રારંભ કરાવશે ઈ એપિક મતદાર ફોટો ઓળખપત્રનો ડીજીટલ સ્વરૂપ છે તેઓ નવા પાંચ મતદારોને મતદાર ફોટો ઓળખ પત્ર આપશે

પ્રધાનમંત્રી પુરસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે બાર વાગે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારના વિજેતાઓ સાથે વાતયીત કરશે સરકાર પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અંતર્ગત બાળ શકિત પુરસ્કાર અસાધારણ યોગ્યતા અને નવીનતા શાળાકીય ઉપલબ્ધિ રમત ગમત કળા અને સંસ્કૃતિ સામાજીક સેવા તથા બહાદુરીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ ઉપલબ્ધી માટે આપી રહી છે

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતી ઇરાની પણ ઉપસ્થિત રહેશે

હવામાન દેશમાં ગુજરાત અને મધ્યપ્રદેશથી લઇ જમ્મુ કાશ્મીર સુધી સમગ્ર ઉત્તરભારતમાં આવતીકાલથી તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસ થવાની આગાહી કરાઇ છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજ રાતથી જ લધુતમ તાપમાન સામાન્ય કરતાં યાર થી પાંય ડીગ્રી સેલ્શયસ જેટલુ ઘટવાની શકયતા છે